સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પરિસ્થિતિ સર્જાઇ

એન વિદ્યાલયે જીતી લીધી

માટે જિલ્લા કક્ષાએથી પ્રથમ વાર ખેડૂત દ્વારા કરવામાં આવતી અરજી તેનું ક્ષેત્રફળ તેના સંલગ્ન પુરાવા સોગંદનામું જમીન સામેના અન્ય કોઇ કેસ યાલુ હોથ તો તેની વિગત જેવી તમામ દસ્તાવેજની ખરાઇ જેવી બાબતોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી મંત્રીશ્રીએ આ સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી

ગુરુકુળ ખાતે બપોરે ચોજાયેલા કાર્યક્રમ માં ફાજર રહેશે અને ત્યારબાદ સેટેલાઈટ વિસ્તાર માં કનકકળા વિભાગ બે સોસાયટીમાં યોજાયેલા પતંગબાજી કાર્યક્રમ માં ભાગ લેશે ગુજરાત ક્રિકેટ અસોશિએશન દ્વારા યોજાયેલી બેઠક માં પણ શ્રી શાહ હાજર રહેશે

આ કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રી શાહ સોલા ખાતે પહોચશે ત્યાં તેઓ પોતાના સંસદીય મત વિસ્તાર ના લોકો ને મળવાના છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ પ્રસંગે હાજર હશે

આ સંસ્થા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ અભિગમથી કાર્યરત રહેશે જેમાં વિદ્યાર્થીઓને ઉધોગો સાથે સંકળાયેલી ટેકનોલોજી ને અનુરૂપ તાલીમ અપાશે

બાપુ ની દોઢસોમી જન્મ જયંતિ પ્રસંગે દોઢસો કિલોમીટર ની પદયાત્રા શ્રી માંડવીયાએ ગઇસાલ કાઢી હતી અને તેમાં પાલિતાણા અને સિહોર તાલુકા ના દોઢસો ગામડા આવરી લીધા હતા અને તેમની સાથે જોડાયેલા પદયાત્રિકોની સંખ્યા પણ દોઢસો હતી આ પદયાત્રા ને સફળ બનાવવા માં બુનિયાદી શિક્ષણ આપતી ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી સંસ્થાઓ નું યોગદાન રહ્યું હતું ગાંધી મૂલ્યો ના માર્ગે નીકળેલી પદયાત્રાનો રૂટ બનેલા પદયાત્રા પાઠ તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ છે કમોસમી વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પાડવાની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અને મહેસાણામાં પણ વાતાવરણ પલટાઈ ને ઝાપટાં પાડી શકે છે અલબત આવતીકાલે વરસાદ પાડવાની કોઈ શક્યતા નહીં હોવાનું હવામાન ખાતા એ કહેતા ઉત્તરાયણ રંગે ચંગે ઉજવી શકાશે

સૌરાષ્ટ્ર કચ્છથી માંડી મધ્ય અને દક્ષિણ ગુજરાત ના અનેક વિસ્તારમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ ના ઝાપટા પડતાં ખેડૂતો ચિંતામાં મુકાથા છે તો આમ જનતા કુદરતના બદલાયેલા મિજાજ નો અનુભવ કરી રહી છે

કચ્છમાં ભયાઉ રાપર ભુજ અંજાર સામખિયાળી સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો ખૂબ અનુભવ થયો હતો વાતાવરણમાં ફેરફારના પગલે ગિરનાર પર્વત વાદળો થી ઢંકાયેલો જોવા મળ્યો હતો જુનાગઢ જિલ્લામાં કેશોદ માળીયા હાટીના અને ગલોદર વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો ગિરસોમનાથ જીલ્લામાં કોડીનાર થી માંડી માંગરોળ અને વેરાવળ સુધી ની પટ્ટી માં કમોસમી ઝાપટાં થયા છે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ ધોરાજી ઉપલેટા ઉપરાંત અનેક તાલુકા માં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે ભાવનગર પંથકમાં પણ કમોસમી વરસાદ થયાના અહેવાલ છે મધ્ય ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છવાયુ છે અને અનેક ગામડે ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે નવસારી જીલ્લાની દરિયાઈ પદ્ટીમાં કમોસમી વરસાદ થયો છે તો ગિરિમથક સાપુતારામાં પણ વરસાદનું વાતાવરણ છવાયું છે અને ઠેર ઠેર હળવા ઝાપટાં થયા છે રિલાયન્સ રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સી એન વિદ્યાલયે જીતી લીધી છે

એન

શારદા વિનય મંદિરની ટીમે ટોસ જીતીને બેટીંગ લીધું હતું

તેની સામે સી એન

એન

એન વિદ્યાલયે રિલાયન્સ ઇન્ટર સ્ક્રલ ટુર્નામેન્ટમાં ચેમ્પીયનશીપ જીતી લીધી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે જિલ્લાકક્ષાએ પણ રાજ્યમંત્રી મંડળના સભ્યો અને કલેકટરશ્રીઓ દ્વારા જે તે જીલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરાવશે જ્યારે મંત્રી આર

ફળદું બનાસકાંઠા ખાતે મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સુરેન્દ્રનગર ખાતે મંત્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતમાં ન્યુ રેસકોર્ષ ખાતે યોજાનાર આ કાર્યક્રમ અમદાવાદની કેપ્ટન ચાંદની મહેતાની રાહબરી હેઠળ યોજાશે એર શોમાં મધ્યમ અને નાના ચેરક્રાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીયા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે

જેના ભાગરૂપે જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ આજે કલેકટર કચેરી ખાતે સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજી હતી બેઠકમાં જીલ્લા કલેકટર સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા

ઉત્તરાયણ રાજ્યભરમાં આવતીકાલે ઉત્તરાયણ પર્વની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરાશે ધાર્મિક પરંપરા અનુસાર આવતીકાલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંકાંતિ રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારને લઇને આજે બજારોમાં પતંગ દોરાની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે મોડી રાત સુધી લોકો પતંગ ફિરકીની ખરીદી કરતાં નજરે પડશે આવતીકાલે લોકો ઘરના ધાબા અગાશી પર અવનવી પતંગો ઉડાવીને આકાશને રંગબેરંગી કરશે અને કાપ્યો છે કાપ્યો છે ની બૂમો સાથે નાનામોટા વૃધ્ધ સૌ કોઇ તહેવારને માણશે